સરદાર સરોવર ડેમને રોકવાનું કામ કોંગ્રેસે કર્યું છે

આ ઉપરાંત અમરેલીની ધરતી પર દુલા ભાયા કાગ કાનજી ભુરા બારોટના નામ કાનમાં ગુંજતા હોય ત્યારે કલાપીને પણ યાદ કરીને કહ્યું હતું કે સંવેદના કોને કહેવાય તે કવિ કલાપી પાસેથી શીખવા મળે છે એ જ પરંપરા કવિ રમેશ પારેખમાં પણ જોવા મળે છે અમરેલીમાં એક એકથી ચઢિયાતા ઉચ્ચ કોટિના કવિઓ પેદા થયા છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું છે કે મોદી સરકારના શાસનકાળમાં સર્જીકલ અને એર સ્ટ્રાઈક કરવા ઉપરાંત પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એકલુ પાડવામાં પણ સફળતા મળી છે

પી એ સરકાર નિષ્ફળ ગઇ હતી

જૂનાગઢ અને પોરબંદર લોકસભા બેઠક તેમજ માણાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે અમે જે વાયદાઓ આપીએ છીએ તે પૂર્ણ કરીએ છીએ કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યોમાં ખેડ્રતોના દેવા માફ કર્યા છે

રાજ્યમાં મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ જૂદી જુદી બેઠકો ઉપર ચૂંટણીસભાઓ સંબોધી રહ્યાં છે

ડાંગ જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે

આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં ડોકટર પિત્રોડાએ જણાવ્યું કે અત્યારે દેશને ગુજરાત મોડલની નહીં પણ મહાત્મા ગાંધીના મોડલની જરૂર છે

જયાં જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સુરક્ષા એજન્સીઓએ માછીમારોની પૂછપરછ કરી હતી

બીજા તબક્કામાં મુક્ત કરાયેલા મોટાભાગના માછીમારો ગુજરાતના છે જેઓ ગેરકાયદેસર પાકિસ્તાનની જળસીમામાં માછીમારી કરતા પકડાયા હતા

ગુજરાતની પ્રથમ વિશ્વ હેરિટેજ સાઇટ ચાંપાનેર ખાતે વર્લ્ડ હેરિટેજ દિવસની આજે ઉજવણી કરવામાં આવી આજે વિશ્વ ધરોહર દિવસને ચાંપાનેર ખાતે આવેલી જામા મસ્જિદ ખાતે પુરાતત્વ વિભાગ વડોદરા મંડળ દ્વારા વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી પુરાતત્વ વિભાગ વડોદરા મંડળના ઉપસંશોધક ડો કૌરવી શાહ દ્વારા આ ઐતિહાસિક વારસાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે જામા મસ્જિદ ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા બે દિવસ માટે પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું

મહેસાણામાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોસ્ટલ મતદાન યોજાયું ચૂંટણી ફરજ બજાવતા પોલીસ જવાનો હોમગાર્ડ એસ ટી

યુવાનોને મતદાન માટે પ્રેરણાસ્ત્રોત બનેલા આ શતાયુ મતદારો ચૂંટણીમાં અવશ્ય મતદાન કરે છે

બહુચરાજીમાં મા બહુચર મા ના સાનિધ્યમાં ભરાતા પરંપરાગત ચૈત્રી પ્રનમના ત્રિ દિવસીય લોકમેળાનો પ્રારંભ થયો છે

રાત્રે ડાયરાના કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે

ટી તંત્રે પણ ખાસ વ્યવસ્થા કરેલ છે